અપૂરતા વરસાદને કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં પીવાના પાણીની મુશ્કેલી ન સર્જાય તે માટે રાજ્ય સરકારે સુસંકલીત આયોજન કર્યુ છે તેમણે જણાવ્યું કે જિલ્લાના પ્રભારી મંત્રીશ્રીઓએ તેમના જિલ્લામાં બેઠકો યોજીને પીવાના પાણીની પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે અને તે પ્રમાણે તંત્ર દ્વારા પીવાનું પાણી પૂરતાં પ્રમાણમાં મળી રહે તે પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે નાયબ મુખ્યમંત્રીશ્રીએ વડોદરા શહેર જિલ્લાના ધારાસભ્યશ્રીઓ તેમજ પદાધિકારીઓ સાથે બેઠક યોજીને પીવાના પાણીના પ્રશ્રોની જાણકારી મેળવી હતી અને તે પછી પાણી પુરવઠા બોર્ડ વીજ નિગમ પ્રાંત અધિકારીઓ સાથે વિમર્શ કરીને ચોમાસા સુધી પીવાના પાણીની મુશ્કેલીઓ ન ઉદ્દભવે તે માટે લેવાના પગલાં અને તકેદારીઓનું માર્ગદર્શન આપ્યુ હતું તેમણે લોકોને ઝડપથી અને પૂરતું પાણી મળે તે માટેના ટૂંકાગાળાના પગલાં તાત્કાલિક લેવા અનુરોધ કર્યો હતો

તેમણે પાણીની ગુણવત્તાની સમસ્યા હોય તેવા વિસ્તારોને જરૂર પડ્યે ટેન્કર્સ દ્વારા પીવાનું શુધ્ધ પાણી પૂરું પાડવા સૂચન કર્યુ હતું ઓડિશામાં ચક્રવાતથી અસરગ્રસ્ત વિસ્તારોમાં મોટાપાયે રાહત અને પુનઃવસન કાર્ય ચાલુ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મુલાકાત લઈને પરિસ્થિતિની જાતમાહિતી મેળવશે ભારતીય નૌકાદળના જવાનોએ ઓડીશાના ફણી ચક્રવાતથી અસરગ્રસ્ત વિસ્તારોમાં મોટાપાયે રાહત અને પુનર્વસનકાર્ય હાથ ધર્યું છે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 નૌકાદળના રણવિજય કદમાત અને ઐરાવત જહાજો તથા ત્રણ હેલીકોપ્ટરો સંબંધીત વિસ્તારમાં રાહત કાર્ય કરી રહ્યા છે ભારતીય હવાઈદળે પણ રાહત કામગીરી માટે ત્રણ સુપર હરક્યુલીસ વિમાનો મોકલ્યા છે દરમિયાન મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ ઓડિશામાં વાવાઝોડાના કારણે સર્જાયેલી તબાહીમાંથી બચાવ અને રાહત કામગીરીમાં સહાયરૂપ થવા રૂપિયા પાંચ કરોડની સહાય મુખ્યમંત્રી રાહતનિધિમાંથી આપવાની જાહેરાત કરી છે

આ વર્ષે સૌપ્રથમવાર નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા નીટ લેવામાં આવી રહી છે

દમણ દીવ અને દાદરા નગર હવેલીમાં આ વર્ષથી મેડિકલ કોલેજ શરૂ થઈ રહી છે અને નીટની પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓને આ વર્ષથી સરકારી મેડિકલ કોલેજોમાં પ્રવેશ મળશે ગઢડા સ્વામીનારાયણ મંદિર વ્યવસ્થાપન બોર્ડની આજે ગઢડા ખાતે ચૂંટણી યોજવામાં આવી છે દસ વર્ષ બાદ આ પ્રથમવાર ચૂંટણી યોજાઈ છે સર્વોચ્ચ અદાલત દ્વારા આઠ અઠવાડિયામાં ચૂંટણી યોજવા માટે કરાયેલા આદેશના પગલે આજે ચૂંટણી યોજાઈ હતી અદાલત દ્વારા નિવૃત્ત ન્યાયાધીશ શ્રી આર

સોનીને ચૂંટણી નીરિક્ષક તરીકે નીમાયા છે

ડમી મતદાન મામલે એક જણની ધરપકડ કરવામાં આવી છે

એટલે છ બેઠકો માટે મતદાન યોજાયું છે આવતીકાલે મતગણતરી હાથ ધરાશે કેસર કેરીના ગઢ ગણાતા તાલાળા માર્કેટિંગ યાર્ડમાં આજે બપોરથી કેરીની સત્તાવાર હરાજીનો પ્રારંભ થયો છે ગીર અંકોલવાડી અને તાલાળા પંથકના આંબાવાડિયાના ખેડ્રતો આજે સવારથી જ દસ કિલો કેરીના ખોખા લઈ તાલાળા યાર્ડ ખાતે આવી પહોંચ્યા હતા પ્રથમ દિવસે એક બોક્સનો ભાવ ત્રણસોથી સાતસો રૂપિયા વચ્ચે બોલાયો હતો અને પંદર હજાર બોક્સનું વેચાણ થયું હતું કેસર કેરીનું બજાર જુલાઈના પ્રથમ સપ્તાહ સુધી ચાલશે તેવી ધારણા સેવાઈ રહી છે

રાજ્યમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થયો નહતો સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં તાપમાન સામાન્ય કરતાં વધારે હતું

જ્યારે દીવ દમણ દાદરા નગર હવેલી સહિત કચ્છ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હવામાન સુક્ર્ રહેશે હવામાન ખાતાના આજના અહેવાલ મુજબ સૌરાષ્ટ્ર કચ્છના કેટલાંક જિલ્લામાં છૂટા છવાયા સ્થળોએ હળવો વરસાદ થયો હતો

પોરબંદરના મુખ્ય બજારોમાં ગરમીને કારણે સાંજ સુધી ગ્રાહકોનો ઘસારો ઓછો થતાં વેપારીઓને ધંધામાં મંદી જોવા મળી રહી છે

ઝડપી પવન છતાં દિવસે લોકોએ આકરી ગરમી અનુભવી હતી રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી સંસ્થાન આઈઆઈટી ગાંધીનગર માનવ સંસાધન વિકાસ મંત્રાલયની સ્પાર્ક યોજના હેઠળ વિશ્વની દસ પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા યુનિવર્સિટીઓ સાથે વિવિધ સંશોધનો માટે સહયોગ કરશે

આઈઆઈટી ગાંધીનગરના નિયામક પ્રોફેસર સુધીર જેને જણાવ્યું કે આઈઆઈટી ગાંધીનગરે હંમેશા તેના પ્રાદ્યાપકો અને વિદ્યાર્થીઓ વૈશ્વિકસ્તરે કાર્ય કરે તેની પર ભાર મૂક્યો છે સ્પાર્ક પ્રોજેક્ટોને કારણે આ પ્રયત્નોને વધુ બળ મળશે અને દુનિયાભરના સંશોદકો અને સંસ્થાઓ સાથે સંકળવાની નવી તકો ખૂલશે

આ પ્રસંગે અન્ય મહાનુભાવોનો સન્માન કાર્યક્રમ પણ ગોઠવાયો છે પોરબંદરના છાંયા નવાપરા ખાતે આવેલ શિવ શક્તિ આશ્રમે બ્રહ્મલીન મહન્ત પ્રજ્ય બાબુગીરી બાપુના ભંડારાનું આયોજન થયું હતું આ પ્રસંગે સેંકડો સાધુ સંતો અને ભાવિકોએ હાજરી આપી હતી બાબુજતી બાપુના મુખ્ય શિષ્ય કૃષ્ણજતી બાપુની ચાદરવિધી કરવામાં આવી હતી

અખંડ રામધૂન મહાપ્રસાદી વગેરે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું હતું